પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

ટી

ગ્રીન ઝોન વિસ્તારો પુરતા આંતર જિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરૂ થશે

ફરજિયાત ઉપયોગ સહિતના નિયમો સાથે ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે

સમગ્ર રાજ્યમાં ફજુ બે અઠવાડિયા સુધી પાન ગુટખા બીડી સીગરેટની વેયાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં

ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન બ્યુટીપાર્લર અને યા કોફીની દુકાન ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ ટી

તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે ભરત પંડ્યા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ લોકડાઉનમાં રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે તે આવકારદાયક છે

રાજ્યના પોલીસ મહાનિયામક શિવાનંદ જહાએ આ અંગે જણાવ્યુ કે તેનો યુસ્ત અમલ કરાશે અને ભંગ કરનારની ધરપકડ કરવામાં આવશે શ્રી જહાએ કહ્યું કે રાજકોટ અને બોટાદ જિલ્લાઓ ઓરેન્જ ઝોન હોવા છતાં તેમને કનટેનમેંટ ઝોન જાહેર કરાયા છે શ્રી જહાએ કહ્યું કે પોલીસ ઉપર હ્મલો કરનારની સામે પાસા લાગુ કરવામાં આવશે

આ તમામ ઝોનમાં ઝોનલ અધિકારીઓને જ્વાબદારી સોપવામાં આવી છે મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગે માહિતી આપી તેમણે લોકોને સાથ સહકાર આપવા ખાસ વિનંતી કરી છે

આ તમામ શ્રમિકોને કેન્દ્રિય ગૃહમંત્રાલયથી પરવાનગી મળ્યા બાદ ઓનલાઇન સુવિધા અને જિલ્લા હેલ્પલાઇન નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે સુત્રોના જણાવ્યા મુજબ આમાંથી પાંચ લાખ પચાસ હજારથી વધુ શ્રમિકો ઉત્તરપ્રદેશના છે

કોરોના લોકડાઉન ના સમયે કામ ધંધા બંધ હોવાથી સ્થાનિક કક્ષાએ વેતન મળે તેવું મજૂરી કામ લોકોને આશીર્વાદ રૂપ લાગી રહ્યું છે મનરેગા મજૂરોને વેતન તેમના બેન્ક ખાતામાં જમા આપવામાં આવતા વચેટિયાનું દૂષણ અટક્યું છે મનરેગા સાઈટ ઉપર મજૂર માટે મેડિકલ ચેકઅપ ટીમ હાજર રહી હતી અને દરેક મજૂર ની તબીયટ તપાસી આપવામાં આવી હતી તેમજ માસ્ક તથા સેનીટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું